અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા જરૂરી સંસાધનો અને મુખ્યમંત્રી રાહત ભંડીળમાં આર્થિક સહયોગ આપવા માટે તૈયારી દર્શાવવામાં આવીહતી મુખ્યમંત્રીએ તેમની ભાવનાની પ્રશંસા કરીને વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓ વતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ અમેરિકાથી ગુજરાતમાં રસી ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ય અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે કોરોના મહામારીમાં કામ કરતાં સફાઈ કામદાર સેમ્પલ લેનાર નર્સ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર પોતાનો જીવ જોખમમાં મૂકીને દિવસ રાત કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા કરી રહ્યા છે તેમનાં માટે આ કિટ તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ ઘરની ચિંતાથી મુક્ત થઈને દર્દીઓની સેવા કરી શકે તેમણે વધુમાં જણાવ્યુ કે રાજ્યના ત્રણ લાખ શિક્ષકો પ્રોફેસરો યુનિવર્સીટીઓનાં વાઈસ ચાન્સલરો પણ આ સેવા આપવા જોડાયા છે

સી સી

એસ એસ અને નહેરુ યુવાકેન્દ્રો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે કોરોના સામેની લડાઈ માં સૌની જીત થશે તેવો વિશ્વાસ શ્રી દેવવ્રતે વ્યકત કર્યો હતો

તેમાં જી પી એસ સિસ્ટમ સ્માર્ટ ફોન અનુભવી અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા આ સેવાઓનું પેપરલેસ ડિઝીટલી મોનિટરીંગ સી એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઇ શકશે

ખુલ્લી મૂકવામાં આવી છે બોટાદ જિલ્લામાં લેબનાં અભાવે દર્દીઓના આર

ટેસ્ટિંગ બાદ રિપોર્ટ માટે સેમ્પલ ભાવનગર કે અન્ય જિલ્લામાં લેબ હોય ત્યાં મોકલવા પડતા હતા જેના કારણે રિપોર્ટ આવવામાં સમય લાગતો હતો જેની ગંભીરતા ને ધ્યાને લઇ મંત્રી સૌરભ પટેલના પ્રયાસથી બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે આજથી લેબ શરૂ કરવામાં આવી છે હવેથી બોટાદવાસીઓને આર

રિપોર્ટ સેમ ડે અથવા બીજા દિવસે મળી શકશે જેના કારણે તે મુજબ દર્દી પોતાની સારવાર લઈ શકશે

કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

સિવિલ હોસ્પિટલ સરકારી દવાખાના કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ સાધનો વસાવવા માટે ધારાસભ્ય આ ગ્રાન્ટ આપી શકશે